મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ગાંધીનગરથી વર્ચ્યુ લ બેઠકમાં સહભાગી બન્યા હતા શ્રી રૂપાણીએ કહ્યું કે ગુજરાત કોરોનાની મહામારીને હરાવવા પ્રતિબદ્ધ છે

આ ઉપરાંત દરેક જિલ્લા ૈ ને મહાનગરોમાં રેપિડ એન્ટિજન ટેસ્ટની પણ સગવડ ઉપલબ્ધ કરવામાં આવી છે

મુખ્યમંત્રીએ રાજ્યમાં મોબાઈલ મેડિકલ વાન ધન્વંતરી રથ દ્વારા નાગરિકોને ઘરઆંગણે ઓ પી ડી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદઉપરાષ્ટ્રપતિ એમ વૈકેયાનાયડુ ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌ દેશવાસીઓને જન્માષ્ટમી પર્વ નિમિત્તે શુભ કામના પાઠવી છે

લોકોને ઘરે રહીને જ ઉજવણી કૈરવા ૈ નુરોધ કરવામાં આવ્યો છે દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગ દ્વારા જિલ્લામેથક ભુજાખાતે જન્માષ્ટમીની સાદાઈપૂર્વક ઉજવણી કરવામાં આવશે પરંપરાગત શોભાયાત્રા ને મટેકીફોડોજેવા કાર્યક્રમોના બદલે ભગવાનના રથનું પૂજન ને ગોપી કિશન સ્પર્ધા યોજવામાં આવશે